આ અવસરે પ્રધાનમંત્રીએ કહ્યું કે રોહ્તણ ટનલ સ્વ અટલ ટનલ તરીકે ઓળખાશે અટલ ભુજલ ચોજનાનો આરંભ કરતા આ પ્રસંગે તેમણે કહ્યુ હતુ કે જળસંદ ઉકેલવા પાંચ સ્તરે કામ કરવામાં આવશે ખેડૂતો અંગે ટકોર કરતા પ્રધાનમંત્રીચ્રે કહ્ય કે ખેતરમાં છોડને પાણીની જરૂરીયાત હોય છે પરંતુ ખેડુતને જ્યાં સુધી સમગ્ર ખેતરે પણીથી છલોછલ નથી ત્યાં સુધી સંતોષ થતો નથી આપણ તેને માઈક્રો ઈરિગેશન થી વધ સમજ આપવાની વધુ જરીયાત છે આ યોજનાનો ઉદેશ સાત રાજ્યોના પ્રાથમિકતાવાળાં ક્ષેત્રોમાં સામુ દાયિક ભાગીદારી સાથે ભુજલ સંશાધનની સર્તત જોગવાઈ કરવાનો છે આ સ સાત રાજ્યોમાં કર્ણાટકઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશગુ જરાતહરિયાણા રાજસ્થાન અને મહારાષ્ટ્રનો સમાવેશ કરાયો છે વિરલ રાણા ગ્રામ્ય વાઈફાઈ સેવા કેન્દ્રીય સંદેશા વ્યવહાર અને આઈટીમંત્રી રવિશંકર પ્રસાદે કહ્યુ કે આગામી મર્ય સુધીમાં ભારત નેટ દ્રારા દેશના બધા જ ગામડાઓને વિનામુલ્યે વાઈફાઈ સેવાથી સાંકળી લેવાશે

મુખ્યમંત્રી રૂપાણીની ઉપસ્થિતિમાં વડીદરા ખાતે પૌચ જિલ્લાઓનું કિસાન સંમેલનું થોજાયુ હતું મુ ખ્યમંત્રી રૂપાણીએ લાભાર્થી ખેડુતોને કૃષિ સહાય પેકેજ ટેકાના ભાલે ડાંગર ખરીદના લાભોનું પ્રતિકાત્મક વિતરણ કર્યુ હતું

રાજ્યના તમામ ખેડુતોને પેકેજ નાણા સીધે સીધા તેમના ખાતમાં જમા કરવામાં આવશે

મુ ખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કેતાજેતરમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા વિસ્તારમાં થયેલા તીડના આક્રમણના પગલે ખેડૂતો માટે ઉલી થયેલી સમસ્યા સંદર્ભે રાજ્ય સરકાર અત્યંત ચિંતિત છે રાજ્ય સરકારે તીડ નિયંત્રણ માટે દવા છંટકાવ સહિત ના તમામ પગલાઓ તાકીદે લીધા છે વિજય ભાઈ રૂપાણી એ એમ પણ જાહેર કર્યું કે તીડ ના આ હુમલા થી ખેડૂતોને પાક કે ખેતી સંદર્ભમાં થયેલા નુ કશાનની સામે રાજ્ય સરકાર નુ કસાનીનો સરવે કરીને સંભ્ય સહાય આપશે

આ સુર્યગ્રહણ ભારત સહીત સાઉદી અરેબિયાકતાર યુનાઈટેડ આરબ અમીરાત ઓમાનશ્રીલંકામલેશિયાઈન્ડીનેશિયા અને સિંગાપીરમાં દેખાશે

કે કેમ તેવી આશંકાને લઈને ડીઆરઆઈ એ કન્સાઈન્ટમેન્ટ રોકી વધુ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે યુધ્ધ જ્યાજીના તુ તક પરથી ઉડેલા લડાકુ વિમાનોના ટેક ઓફ માટે આ લોન્ચિંગ ગિયર મહત્વનો પાર્ટસ હોવાનું મનાય છે